કેન્દ્રીય અન્નમંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ છે કે આગામી પહેલી એપ્રીલ સુધીમાં કેન્દ્રીય ગ્રાહક સલામતી સત્તામંડળ સી

અમરીકાના વૈજ્ઞાનિકોએ કોરાના વાયરસનો થ્રી ડી ઓટોમિક સ્કેલમેપ તૈયાર કરવામાં

કોરોના વાયરસની રસી તૈયાર કરવા માટે આ એક મહત્વનું પગલું ગણાવી શકાય ભારતના આશુ આદિત્ય કુંડુ અને હરદિપે દિલ્હીમાં ચાલી રહેલી એશિયાઇ કુસ્તી સ્પર્ધામાં જુદી જુદી ઇવેન્ટોમાં કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે

નાણામંમંત્રી નિર્મલા સીતારામણે ચીનમાં કોરોના વાયરસની પરિસ્થિતિની દેશના ઉદ્યોગો ઉપર થઈ રહેલી અસર અંગે સરકાર ટુંક સમયમાં પગલાં લેશે તેવી જાહેરાત કરી હતી તે પછી નીતિ આયોગે આ બેઠક યોજી હતી નીતિ આયોગે બોલાવેલી બેઠકમાં દવા ઉદ્યોગ વિભાગના સચિવ જી

વાઘેલા તથા દવા ઉદ્યોગો ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો

જયશંકરે જર્મનીના બર્લીન શહેરના યોજાઇ રહેલા આંતર રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પેવીલીયનનું ગઇકાલે ઉદઘાટન કર્યુ છે

માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારતીય ઉદ્યોગ મહામંડળના સાથ સહયોગમાં આ ફિલ્મ મહોત્સવમાં ભાગ લઇ રહ્યુ છે શ્રી જયશંકરે જર્મનીના વિદેશમંત્રી હેકો માસ સાથે ચર્ચા વિચારણા કરી હતી તથા ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે સંબધો મજબૂત બનાવવમાં જર્મનીએ આપેલા સમર્થન બદલ જર્મનીનો આભાર માન્યો હતો જર્મનીમાં યોજાનાર મ્યુનિય સલામતી પરિષદમાં ભાગ લેવા શ્રી જયશંકર ગયા સોમવારે જર્મની પહોચ્યા છે ગયા મંગળવારે તેમણે જર્મનીના સંરક્ષણમંત્રી સાથે અફઘાનિસ્તાન અને ભારત પ્રશાંત વિસ્તારની નીતિઓ બાબતે બર્લીનમાં ચર્ચા વિચારણા કરી હતી

કોરોના વાયરસની રસી તૈયાર કરવા માટે આ એક મહત્વનું પગલુ ગણાવી શકાય અમેરિકાની ટેક્સાસ યુનિવર્સીટીની ટીમ તથા રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાની ટીમે ચીની સંશોધકો દ્વારા અપાયેલા વાયરસના જેનેટીક કોડનો અભ્યાસ કર્યો હતો અને સ્પાઇક પ્રોટીન નામના મહત્વના ભાગને તૈયાર કર્યો હતો અમેરીકાના સંશોધકોએ મોલીક્યુલર સ્ટ્રકયર વિકસાવ્યો છે અને તેને વિશ્વના વિવિધ વૈજ્ઞાનિકોને મોકલી આપ્યુ છે આ સ્ટ્રકચરની મદદથી વૈજ્ઞાનિકો આ વાયરસને નિયંત્રિત કરવાની રસી વિકસાવી શકશે

કશ્યપને સ્પેનમાં ચાલી રહેલી સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાના પહેલા રાઉન્ડની મેચમાં ઇજા થતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે

કશ્યપને ઇજા થતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે